બ્રિક્સ આઉટ રીચ બેઠકને સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે ડીજીટીકરશ્ના ક્ષેત્રમાં ડિજીટલ માળખાકીય સવલતો અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં વધારે મૂડી રોકાણની જરૂર છે ભારત અને આફ્રિકા વચ્ચેના ઐતિહાસિક અને સંબંધોને ખાસ ભાર મુકતાં શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકારે આક્ષિકામાં શાંતિ સ્વતંત્રતા અને વિકાસ જાળવવાને ટોચનું પ્રધાન્ય આપ્યું છે અને ભારત અને આફ્રિકા વચ્ચેના આર્થિક વિકાસ અને સહકાર નવી ઉંચાઇએ પહોંચ્યા છે

એસ ટી

તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારીને સજા કરવી અને પ્રામાણિક વ્યક્તિને સતામણી ન થાય તેમ ન્યાય સમતોલન જાળવવું જોઇએ

અને નદી તળાવોના કિનારે વૃક્ષારોપણની ઝંબેશથી સમગ્ર ગુજરાતને લીલું બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી મંત્રીશ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે રઆશ્યમાં સંવાંગી વિકાસ અને ઉદ્યોગના વિકાસની સાથે વનનઓ વિકાસ પણ કરવામાં આવ્યો છે

તેમજ રાજ્યના અન્ય શહેરોમાં પણ રોગયાળો ન ફેલાય તે માટે તબક્કાવાર અન્ય શહેરોમાં પણ પ્રતિબંધ મુ કાશે રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે પાણીપુ રીને કારણે રોગયાળો વધતો હોવાથી તેના પર પ્રતિબંધ મુ કાથો છે પાણીપુ રીમાં દૂષિત પાણી તેમજ હલકી ગુણવતાના પદાર્થો વપરાતા હોવાથી તેમજ ખુલ્લામાં વેચાણ કરવામાં આવતું હોવાથી અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ભાવનગર્મ જુનાગઢ ગાંધીનગર સહિત તમામ મોટા શહેરોમાં સ્થાનિક આરોગ્ય ટીમને સાથે રાખી દરોડા પાડવામાં આવશે

કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી સાથે યોજાયેલી બેઠકમાં ટ્રાન્સપોર્ટરોની માંગણી મુદ્દે સુ ખદ સમાધાન થતાં આ હડતાલ પરત ખેંચાઇ હોવાનું સત્તાવાર રીતે જણાવાયું હતું

જે દેશમાં અનેક સ્થળે વાદળછાયું વાતાવરણ હોતાં જોવા મળ્યું ન હતું

આરતી ભદ્દ જીલ્લામાં મિશનવિદ્યા જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં ગુણીત્સવના પરિણામોના આધારે નબળા બાળકો માટે ઉપયારાત્મક રૂપે મિશન વિદ્યાનો પ્રારંભ કરાયો છે

આ શિબીરમાં વડોદરાના નિષ્ણાત વૈધ જયેશભાઇ પટેલ અને તેમની ટીમ સેવા આપશે આ કેમ્પનો લાભ લેવા આયોજન સંસ્થા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે